રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય સમારંભ દિલ્હીના રાજપથ ખાતે યોજાયો હતો ઃ પ્રજાસત્તાક પર્વ પ્રસંગે વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓને પદમ પુરસ્કારો આપવાની જાહેરાત કરાઇ છે

ે દેશની સમૃધ્ધ સાંસ્ક્રતિક વિવિધતા દર્શાવતા ભારત પર્વનો આજથી આરંભ ઃ કેન્દ્ર સરકાર પ્રદૂષણ નિયંત્રણના ભાગરૂપે જૂના વાહનો ઉપર ગ્રીન ટેક્સ લગાવવાની દરખાસ્ત ઉપર વિચારણા કરી રહી છે

રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય સમારંભ દિલ્હીના રાજપથ ખાતે યોજાયો હતો જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરેડની સલામી ઝીલી હતી ત્યારબાદ ભારતીય સેનાની ક્ષમતા સાંસ્કૃતિક વિવિધતા અને આર્થિક પ્રગતિ દર્શાવતા વિવિધ ટેબ્લો પરેડમાં જોડાયા હતા

ગુજરાતે અસાધારણ શિલ્પકલાવાળા મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિવાળો ટેબ્લો પરેડમાં રજૂ કર્યો હતો ભારતીય હવાઈદળના રાફેલ યુધ્ધ વિમાનો પર ફ્લાયપાસ્ટમાં જોડાયા હતા

અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક ખાતે જઈને માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણનું બલિદાન આપનાર શહીદ જવાનોને પુષ્પચક્ર અર્પણ કરી અંજલિ આપી હતી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયા નાયડુઅને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ દેશવાસીઓને પ્રજાસતાક દિવસની શુભેચ્છઆઓ પાઠવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ દેશવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે ગણતંત્ર દિવસ ભારતની વિવિધરંગી વિવિધતા અને સમૃધ્ધ સાંસ્કૃતિક ધરોહરનુ પ્રતીક છે ગૃહમંત્રીએ ભારતની સુરક્ષા માટે બલિદાન આપનાર વીરોને સલામી આપી હતી

ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ આપી હતી

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે કહ્યું કે દેશની પ્રગતિને પૂરક એવા શ્રમ તથા કૃષિ ક્ષેત્રના સુધારાઓ પણ કાયદાના સ્વરૂપે હાથ ધરાયા છે રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબધ્ધ છે

ખેડૂતો સૈનિકોની જેમ જ ભારતના વૈજ્ઞાનિકોએ પણ સંશોધન ક્ષેત્ર સઘન કામગીરી કરીને અવકાશ વિજ્ઞાન કૃષિ ઉત્પાદન કોવિડની રસી તથા રોગ નિયંત્રણ ક્ષેત્રે દેશની પ્રગતિમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે રાષ્ટ્રપતિએ કોવિડ સામેની લડતમાં નોંધપાત્ર કામગીરી કરનાર તબીબો નર્સો સહિત તમામ આરોગ્ય કર્મીઓની પ્રશંસા કરી હતી

જેમાં શ્રી કેશુભાઈ પટેલ અને શ્રી રજનીકાન્ત શ્રોફને પદમભૂષણ જયારે શ્રી મહેશ કનોડીયા શ્રી નરેશ કનોડીયા સુ શ્રી જસવંતીબેન પોપટ શ્રી ફાધર વાલેસ શ્રી દાદુદાન ગઢવી અનેશ્રી ચંદ્રકાન્ત મહેતાને પદમશ્રી પુરસ્કાર અપાશે આ ઉપરાંત પદમવિભૂષણ પુરસ્કાર મેળવનાર અન્ય મહાનુભાવોમાં શિન્ઝો આબે સુદર્શન સાહુ એસ

બાલાસુબ્રમણ્યમ પદમભૂષણ પુરસ્કાર મેળવવામાં કે

શ્રી ગોયલે પૂર્વ પશ્ચિમ ફાઇટ કોરિડોરના યાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી

પબ્લિકેશન ડિવિઝનનું વર્યુઅલ પેવેલિયન કલા અને સંસ્કૃતિ ઇતિહાસ અને આધુનિક ભારતના નિર્માતાઓના જીવનચરિત્ર પરના પુસ્તકોનુંપ્રદર્શન પ્રદર્શિત કરશે

માર્ગ અને પરિવહનમંત્રી નીતિન ગડકરીએ આ દરખાસ્તને સૈદ્ધાંતિક મંજુરી આપી છે આ દરખાસ્ત રાજ્ય સરકારોને મોકલવામાં આવશે અને તેમના સૂચનો મળ્યા બાદ દરખાસ્ત અંગે આખરી નિર્ણય લેવાશે

રાણાકપૂર જામીન મુંબઈની વડી અદાલતે મની લોન્ડરિંગ કેસના આરોપી તથા યસ બેન્કના સ્થાપક રાણાકપૂરની જામીન અરજી નકારી કાઢી છે રાણાકપૂરની એન્ફોર્સમેન્ટ વિભાગે ગયા વર્ષે માર્ચ માસમાં ધરપકડ કરી હતી

વી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

અને ભારતના વિકાસલક્ષી પ્રયત્નોમાં મહત્વપૂર્ણ પરિબળ છે આબોહવા અનુકુલન સંમેલનને વીડિયો કોન્ફરન્સથી સંબોધતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું શ્રી મોદીએ જણાવ્યું હતું કે અમે માત્ર પેરિસ કરારના લક્ષ્યોને ન માત્ર પૂર્ણ કરીશું પરંતુ તેનાથી આગળ વધીશું

ભારત એલઈડી લાઇટને પ્રોત્સાહન આપી રહ્યું છે